ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુએ વિદ્યાર્થીઓને હિંસા અને અન્ય વિદ્વવંસક બળોને સાથ નહી આપવાનો અનુરોધ કર્યો છે

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષ વર્ધને કોરોના વાયરસના લક્ષણો દેખાય તો રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર પર જાતે જ જાણ કરવાની લોકોને વિનંતી કરી છે

સંઘર્ષનો ઉકેલ લાવવવાના હેતુથી મધ્ય પૂર્વ શાંતી યોજના ખુલ્લી મુકી ભારતીય ક્રિકેટ ટીમનો આજે તેની વર્તમાન શ્રેણીની ટ્રીજી ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યુઝીલેન્ડ સામે હેમીલ્ટનમાં મુકાબલો થશે

તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતના યુવાઓએ અભિગમ સાથે આગળ વધી રહ્યો છે અને તે હવે સર્જીકલ સ્ટ્રાઇક અને હવાઈ હ્મલા દ્વારા આતંકવાદ સામે વળતો જવાબ આપે છે તેમણે જણાવ્યું કે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પરંતુ સમગ્ર દેશને એક નવી શાંતિ અનુભવી રહ્ય છે તેમણે કહ્યું કે ભાગલાવાદી પરિબળો સામેની લડતએ ભારત આગળ વધી રહ્યો છે અને તેને ટૂંક સમયમાં પૂરી રીતે હાર અપાશે તેમણે જણાવ્યું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં દેશના યુવાઓએ નિર્ણાયક ભૂમિકા ભજવશે તેમણે દેશને આર્થિક રીતે નવી ઉંચાઇ ઉપર લઈ જવાનો અને મજબૂત સશક્ત સમૃદ્ધ અને સુરક્ષિત ભારત બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો

તેમણે જણાવ્યું કે નવું ભારત ગરીબી ભેદભાવ અસમાનતા અને ભ્રષ્ટાયારથી મુક્ત હશે

તેમણે જણાવ્યું કે દેશના વિકાસ માટે શાંતિ ભર્યું વાતાવરણ એ પહેલી શરત છે

ગઇ રાત્રે આકાશવાણીના એક ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેતાં પક્ષના પ્રવકતા ડોકટર નુમાલ મોમીને જણાવ્યું હતું કે બોડોસંધીથી સમગ્ર પ્રદેશમાં શાંતી સ્થપાશે તેમણે એમ પણ કહયું હતું કે સરકારે જાહેર કરેલી આર્થિક સહાય અને માળખાકીય વિકાસની જોગવાઇઓને કારણે રાજયની સમૃધ્ધિમાં વધારો થશે તેમણે ઉમેર્યુ હતું કે બોડોલેંડ પીપલ્સ ફન્ટ બીપીએફ સાથે ભાજપનું જોડાણ ચાલુ રખાશે આ ચર્ચામાં ભાગ લેતાં પત્રકાર શુશાંત તાલુકદારે ભારપુર્વક જણાવ્યું હતું કે બોડોલેંડ વિસ્તારોમાં રહેતાં તમામ વર્ગના લોકોના વિકાસ માટે સરકારે કામ કરવું જોઇએ તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે યુનાઇટેડ લીબરેશન ફન્ટ યુએલએફએ ના નેતા પરેશ બરૃઆએ પણ શાંતી પ્રક્રિયા માટે આગળ આવવું જોઇએ

આ વર્ષે પણ સેનાના વિવિધ બેંડ ધ્વારા બીટીંગ ધ રીટ્રીટ સુરાવલીઓથી વાતાવરણ સંગીતમય બનશે

આ વર્ષે બીટીંગ ધ રીટ્રીટ સમારંભમાં લશ્કરના પંદર બેંડ તેમજ સેનાની વિવિધ પાંખોના સોળ પાઇપ અને ડ્રમ બેંડ ભાગ લઇ રહયાં છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફલાઇંગ ઓફીસર રૂપયંદ્ર ધ્વારા કરવામાં આવશે સેનાની ટુકડીઓ સજજ થઇને પરેડમાં જોડાય છે ત્યારે બીટીંગ ધ રીટ્રીટ રાષ્ટ્રીય ગૌરવનો કાર્યક્રમ બને છે

યુધ્ધમાંથી પાછા આવીને શસ્ત્રો પુરાને મુકી ઢળતી સાંજે સંગીતની સુવાલીઓ રેલાવવાની સદીઓ જુની લશ્કરી પરંપરા આજેપણ બીટીંગ ધ રીટ્રીટમાં જોવા મળે છે

કોરોના વાયરસની શંકાવાળા દર્દીઓના લોફીના નમૂનાની તપાસ માટે પુના ખાતેની રાષ્ટ્રીય વિષાણુ તપાસ સંસ્થા ઉપરાંત મુંબઈ હૈદરાબાદ બેંગ્લુરુ અને એલેપ્થીમાં ભારતીય તબીબી સંશોધન પરિષદ સંસ્થા દ્વારા વધુ યાર પ્રયોગશાળાઓ ખોલવામાં આવી છે

રાજયના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી એ એલ હેકે ગઇકાલે પત્રકારોને જણાવ્યું હતું કે તેમનો વિભાગ આ વાયરસ કાટી નીકળવા અંગે સંપુર્ણ પણે સજાગ છે અને લાગતા વળગતાં તમામ વિભાગોને સાવધ કરવામાં આવ્યા છે રાજય સરકારે ગુવાહાટી અને ઉમરોઇ વિમાનો મથકોના સત્તાવાળાઓને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવતાં તમામ મુસાફરોની પુરી તપાસ કરવાની સુચના આપી છે મંત્રીએ જણાવ્યું હતું કે રાજયમાં રક્ષણાત્મક ઉપકરણો અને માસ્ક પણ પુરા પાડવામાં આવ્યા છે જો કે હજુ સુધી મેઘાલથમાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી

તેણે આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય આરોગ્ય સત્તાવાળાઓ સાથે સહકાર વધારવાની ચીનને વિનંતી પણ કરી છે અમેરીકન સરકારે કોરોના વાયરસ વિશે વધુ માહિતી મેળવવા અને તેની સમીક્ષા કરવા પોતાની ટીમ બનાવવાની તત્પરતા વ્યકત કરી છે

શ્રી ટ્રમ્પે આ યોજનાને શાંતી મંત્રણા તરફનું એક ઐતિહાસીક અને મહાન પગલુ ગણાવ્યું છે ગઇકાલે અમેરીકાના રાષ્ટ્રપતિની મુખ્ય કચેરી વ્હાઇટ હાઉસમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતાન્યાહ્ સાથે કરેલા સંયુકત નિવેદનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સુયવ્યું હતું કે આ ઉકેલ પછી ઇઝરાયેલ કે પેલેસ્ટાઇનમાંથી કોઇપણ દેશના નાગરીકોને તેમના વતનમાંથી ખસેડવામાં નહી આવે તેમણે ઉમેર્યુ હતું કે જેરૂસલેમ ઇઝરાયેલનું અવિભાજીત અને ખુબ મહત્વનું પાટનગર ચાલુ રહેશે શ્રી ટ્રમ્પે પેલેસ્ટાઇનની રાજધાની પુર્વી જેરૂસલેમ રાખવાનું સુચવ્યું હતું અને કહયું હતું કે અમેરીકા ત્યાં પણ તેની એલચી કચેરી સ્થાપશે શ્રી ટ્રમ્પે ઉમેર્યુ હતુ કે શાંતી યોજના અનુસાર પેલેસ્ટાઇનનો પ્રદેશ બમણો કરીને ઇઝરાઇલી વસાહતી પ્રવૃતિઓ યાર વર્ષ માટે અટકાવી દેવાનો અનુરોધ કરાયો છે

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મોફમ્મદ અબ્બાસે પણ કહયું છે કે ટ્રમ્પ શાંતી યોજના મંજુર કરવામાં નહી આવે

આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાડા બાર વાગે શરૂ થશે